પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે

ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નલ સે જલ મિશનમાં ગુજરાતની અગ્રસરતા માટેના કાંતિકારી નિર્ણયો કર્યા

આવનારા બે દિવસમાં રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

સૌરાષ્ટ્રના અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ પાડી જામનગરનું સયાણ શીપબ્રેકિંગનું નવું કેન્દ્ર બનશે આ સાથે જ સવાણાને વિશ્વના મેરીટાઇન અને શીપ રિસાઇકલીંગ મેપ પર પણ સ્થાન મેળવશે આ શીપબ્રેકીંગ થાર્ડ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબનું બનાવવાની જાહેરાત કરવામાં આવી છે આ શિપબ્રેકીંગ યાર્ડ યાલુ થતાં સ્થાનિક લોકો તથા આસપાસાના લોકોને મોટી સંખ્યામાં સીધી અને આડકતરી રોજગારી મળશે સયાણા શીપ બ્રેકિંગ યાર્ડ યાલુ થતા નાના અને મધ્યમ કદના જહાજોને ભાંગવા સયાણા લાવવામાં આવશે

અશાંત ધારો વડોદરા વડોદરા શહેરના બાપોદ વારસીયા અને કારેલી બાગ પોલીસ સ્ટેશન હેઠળ અશાંત ધારા વિસ્તારોમાં વધારો અને હરણી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં અશાંત ધારો અમલી કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઇ રહે અને ભાઇચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આ નિર્ણય કર્યો છે

વિદ્યાર્થીઓએ માસ્ક ફરજીયાત પહેરીને જ પરીક્ષા સ્થળ પર પ્રવેશ કરવો તથા વિદ્યાર્થી જો ઈચ્છે તો પારદર્શક પાણીની બોટલમાં પાણી લઈ જઈ શકશે તાલુકા મથકથી જિલ્લા મથક સુધી પરિક્ષાર્થીઓ માટે એસ

વિદ્યાર્થીઓ ને સહાય માટે દરેક જિલ્લામાં ખાસ હેલ્પ લાઇન નંબર કાર્યરત કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાજંલી પાઠવી છે

વરસાદ રાજ્ય રાજ્યમાં ગઈકાલે પણ ચાલુ રહેલી મેધ મહેરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે આમ કરીને સૌરાષ્ટ્ર કચ્છની સરખામણીમાં અત્યાર સુધીમાં સિઝનમાં વરસાદની ખોટ ધરાવતા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં સતલાસણા ભિલોડા ઈડર વડાલી ખેડબ્રહ્મા વિસનગર વડનગર અને સિદ્ધપુરમાં ભારે વરસાદ થયો હતો

ઉત્તર ગુજરાત પૂર્વ અને મધ્ય ગુજરાતના સંતરામપુર વિરપુર મોરળા હડફ જાંબુઘોડા સિંગવડ ગરબાડા અને સંજેલી વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાતમાં બારડોલી ઉમરપાડા આર્યાસી ડોલઅણંમા મેધ મહેર ચાલુ છે સૌરાષ્ટ્રમાં પણ ભાણવડ ગોંડલ જામજોધપુર પોરબંદર અને જૂનાગઢમાં હળવોથી ભારે વરસાદ થયો છે

હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે

અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહ્યી છે ગઈકાલે દિવસભર વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો તેથી અમદાવાદમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાંથી પસાર થતી ગૌવાલ નદી ભારે વરસાદના કારણે બંને કાંઠે વહી રહી છે વધારે પાણીના કારણે જૂના આજી અને વડાલી તરફનો માર્ગ બંધ કરાયો છે

સુરતમાં પાંડેસરા અને ઉધના સાઉથ ઝોન પાસે ખાડીના લેવલ વધતાં લોકોને ઘરમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેથી લોકોને હાલાકી ભોગવી પડી રહી છે

વડિયા સુરળો ડેના બે દરવાજા ખોલવામાં આવ્યા છે લીલીયા લાઠી ઘારીમાં એક ઈંચ અમરેલી ખાંભામાં અડધો ઈંચ વરસાદ થયો છે બીજી બાજુ સાવરકુંડલાના નેસડી ગામે શેલ નદીના ચેકડેમ પરથી બે બાળકો પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીના પ્રવાહના કારણે બંને બાળકો તણાઈ ગયા હતા

આ સાત ડેમમાંથી યાર હજાર ચારસો ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અમરેલી જિલ્લાની નદીઓનું પાણી શેત્રુંજી ડેમમાં પહોંચતા તે પણ છલકાઇ ગયો સારા વરસાદને કારણે ખેતી સારી થશે સાથે જ ડેમો છલકાઇ જતા પીવાના પાણીની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે

આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું હતું આ અવસરે મંત્રીશ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વન સંપદા જન્યજીવ તથા વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત કાર્યરત છે જસદણ વિછીંયાના લોકોને ઘરઆંગણે આટલુ સરસ વન અભ્યારણ્ય મળ્યું છે અહીં વૃક્ષોપક્ષીઓ પ્રાણીઓની વિવીધ પ્રકારની અનેક પ્રજાતીઓ જોવા મળે છે નજીકના ભવિષ્યમાં હિંગોળગઢને પર્યટન સ્થળ તરીકે વિકસાવા આયોજન હાથ ધરાશે યુવાઓ અને વિદ્યાર્થીઓ માટે વનસ્પતિ પક્ષીઓ અને પ્રાણીઓની પરખ થાય તે માટે પ્રાકૃતિક શિક્ષણ શિબીરનું સુચારૂ આયોજન કરવામાં આવે છે